વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ

કર્ણાટક વિધાનસભામાં ગઇરાતની કાર્યવાહી બાદ આજે વિશ્વાસના મત ઉપર ફરીથી ચર્ચા શરૂ થઇ છે સર્વોચ્ય અદાલત તાત્કાલિક વિશ્વાસનો મત મેળવવા અંગે કર્ણાટકના બે અપક્ષ ધારાસભ્યો દ્વારા કરાચેલી અરજીની સુનાવણી આજે હાથ ધરશે

સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે આર ટી

ધારામાં સુધારો કરતી વખતે માહિતી પંચની સ્વાયત્તા સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ નહીં કરાય

સાત સુવર્ણચંદ્રકો જીતી લીધા છે

જયશંકરે જણાવ્યું છે કે ભારતનું પ્રથમથી જ એ વલણ રહ્યું છે કે પાકિસ્તાન સાથેના મુદ્દાઓનો ઉકેલ દ્વિપક્ષીય વાતયીત લાવવો જાઇએ આજે રાજ્યસભામાં અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ દ્રમ્પે કાશ્મીર અંગે કરેલા દાવા બાબતે તેઓ નિવેદન કરી રહ્યા હતા તેમણે ગૃહને ખાતરી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા બાબતે શ્રી ટ્રમ્પને કોઇ રજુઆત કરી નથી તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન સાથે કોઇપણ વાતચીત શરૂ થતાં પહેલા સરહદ પરના આતંકવાદની સમસ્યા ઉકેલાવી જાઇએ શ્રી જયશંકરે કહ્યું કે સિમલા સમજૂતી અને લાહોર ઘોષણાપત્ર બંને દેશોને દ્વિપક્ષીય વાતયીત માટે આધાર પૂરો પાડે છે અગાઉ કોંગ્રેસના આનંદ શર્માએ આ મુદ્દો ગૃહમાં ઉઠાવતા જણાવ્યું હતું કે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખે કરેલા દાવાથી સમગ્ર દેશ આઘાતની લાગણી અનુભવી રહ્યો છે તેમણે માગણી કરી હતી કે પ્રધાનમંત્રીએ ગૃહમાં આવીને આ મુદ્દે ખુલાસો કરવો જાઇએ

પી આઈ ના ડી રાજાએ પણ શ્રી આનંદ શર્માના નિવેદનને ટેકો આપતા જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયનો ખુલાસો પુરતો નથી

બાદમાં કોંગ્રેસના યુ ટી ખાદરે વિશ્વાસના મત ઉપર ચર્ચા શરૂ કરી હતી

કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ કોંગ્રેસ સંસદીય દળના નેતા સિધ્ધારામૈયાની અરજી ઉપર અધ્યક્ષ સમક્ષ પ્રસ્તુત થવા માટે તેમના વકીલોની નિમણુંક કરી છે આ અરજી પક્ષ વિરોધી કાર્યોને કારણે બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા માટે આપવામાં આવી હતી

ડી કુમાર સ્વામી દ્વારા વિશ્વાસનો મત મેળવવા ગૃહમાં રજુ કરાયેલી દરખાસ્ત ઉપર તત્કાળ મતદાન યોજવાનો નિર્દેશ આપવા અદાલતને વિનંતી કરતી કર્ણાટકના બે અપક્ષ ધારાસભ્યો દ્વારા કરાયેલી અરજીની સુનાવણી આજે હાથ ધરશે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની બેંચે ગઇકાલે આ અરજીની સુનાવણી હાથ ધરવાનો ઇનકાર કર્યો હતો

ધારાસભ્યોએ સરકાર ઉપર લોગજામનો ફાયદો ઉઠાવવાનો અને કાર્યકારી નિર્ણય લેવાનો પણ આરોપ લગાવ્યો

તેમણે કહ્યું કે સાચી માહિતીને જણાવવા અને આર ટી

ની સંખ્યા ઘટાડવા એન ડી

સરકાર વધુને વધુ સરકારી વિભાગોને જાતે જ માહિતી પૂરી પાડવા પ્રોત્સાહન આપી રહી છે ે તેટ્વટર પર શ્રી જાવડેકરે સ્પષ્ટતા કરી હતી કે સરકારની છબી ખરડવા માટે કેટલાક તત્વો જાણી જાઇને આવો પ્રથાસ કરી રહ્યા છે

ધારામાં સુધારો કરતી વખતે માહિતી પંચની સ્વાયત્તતા સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ કરાશે નહિ

શરૂઆતથી વિશ્વમાં મોટા રેડિયો નેટવર્ક પૈકી એક એવા આકાશવાણીએ લોકોને માહિતી અને મનોરંજનના કાર્યક્રમોનું પ્રસારણ કર્યું છે

શ્રી મોદીએ પ્રધાનમંત્રી પદના બીજા કાર્યકાળમાં સત્તા સંભાળ્યા બાદ મન કી બાત કાર્યક્રમની આ બીજી કડી હશે દર મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મહત્વના વિષયોને આવરી લેતા હોય છે આ કાર્યક્રમની છેલ્લી કડીમાં પ્રધાનમંત્રીએ પુસ્તકોના વાચનનું મહત્વ સમજાવ્યુ હતું તેમણે લોકોને વાયનને દરરોજની પ્રવૃત્તિમાં સ્થાન આપવા અનુરોધ કર્યો હતો

કેબિનેટ મંત્રી દારાસિંઘ ચૌહાણે ફતેહપુર જિલ્લામાં વીજળીને લગતા બનાવોમાં મૃત્યુ પામેલાઓના પરિવારોની મુલાકાત લીધી હતી અને મહેરની રૂએ ચેકનું વિતરણ કર્યું હતું

ટવીટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આઝાદ હિંમતવાન નેતા હતા જેમણે પોતાનું જીવન દેશની સ્વતંત્રતા માટે આપી દીધું

પ્રધાનમંત્રીશ્રીએ લોકમાન્ય ટિળકની જન્મજયંતિએ તેમને પણ શ્રદ્ધાંજલી પાઠવી છે સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય ટિળકે પૂર્ણ સ્વરાજ માટે તેમનું જીવન આપી દીધું હોવાનું શ્રી મોદીએ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું દેશ માટે તેમણે આપેલા થોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે

હરમીત દેસાઇએ પુરુષોની સીંગલ્સનો જ્યારે અયહીકા મુખરજીએ મહિલાઓની સીંગલ્સનો ખીતાબ જીતી લીધો છે ગુજરાતના હરમીત દેસાઇએ સીંગલ્સની ફાઇનલમાં જી

અયહીકા મુખરજીએ સીંગલ્સની ફાઇનલમાં મધુરીકા પાટકરને પરાજય આપીને કારકીર્દિનો પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો